રાજ્સભાની ખાલી પડેલી ચાર બેઠકોની ચૂંટણી માટે આજે ભાજપના ત્રણ અને કોગ્રેસના બે ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા

પરિવારોને આવરી લઈને લાભ આપવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે

ગુજરાત પોલીસે ક્રાઈમ અને કિમિનલ દ્રેકીગ નેટવર્ક એન્ડ સિસ્ટમ હેકાથોન અને સાયબર

રાજકોટમાં રમાયેલી રણજી દ્રોફી ફાઇનલમાં આજે અંતિમ દિવસે બંગાળ સામે પ્રથમ

ઉમેદવારી નોંધવાનો આજે છેલ્લો દિવસ હતો ભાજપના ત્રણ ઉમેદવારો શ્રી અભય ભારદ્વાજ શ્રીમતિ રમીલાબહેન બારા અને શ્રી નરહરિ અમીને પક્ષના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી હતી જયારે વિપક્ષ કોંગ્રેસના બે ઉમેદવાર શ્રી શક્તિસિંહ ગોહિલ તથા શ્રી ભરતસિંહ સોલંકીએ પણ આજે જ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી ત્રીજા ઉમેદવાર તરીકે શ્રી અમીનની ઉમેદવારીથી ગુજરાતમાં રાજ્યસભાની યાર બેઠકોની ચૂંટણી અત્યંત રસાકસી ભરી બની રહેશે તેમ જણાય છે આજે ભાજપના ત્રણ સત્તાવાર ઉમેદવારો ઉપરાંત પક્ષ તરફથી ત્રણ ડમી ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યાં હતા ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પાત્રો ભર્યા ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ શ્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવારી પાત્રો ભરતા પહેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પક્ષના કાર્યકરોની ઉપસ્થિતિમાં ત્રણેય ઉમેદરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અમારા સંવાદદાતા જણાવે છે કે વિધાન સભામાં હાલના સંખ્યા બળની દ્રષ્ટિએ ભાજપની અગાઉની સરખામણીમાં એક બેઠક ઘટી શકે તેમ છે જો કે પક્ષ દ્વારા ત્રણ ઉમેદવારોને ઉભા રાખવામાં આવતા મતદાનની તારીખ સુધીમાં મોટી રાજકીય ઉથલ પાથલ થાય તેવી પણ સંભાવના છે

વિધાનસભા ખાતે ધ્રોલ જોડિયા અને કાલાવડ તાલુકામાં બીપીએલ યાદીમાં સમાવેશની મળેલી અરજીઓના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી આર સી

ગરીબોને આર્થિક રીતે સદ્વર કરવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે રાજ્યનો એક પણ ગરીબ પરિવાર બીપીએલની થાદીમાં રહી ન જાય તે માટે પેરામીટર્સની બહાર હોથ તો પણ સામેથી શોધીને એક એક ગરીબને લાભ આપવા અમે તત્પર છીએ તેમણે કહ્યું કે ગરીબ પરિવારોને ભૂતકાળમાં લધુતમ વેતન રૂ

તેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની નિયમિતતામાં વધારો થયો છે

આ પ્રકારના પગલાઓના પરિણામે ગુજરાતના શૈક્ષણિક સુધારની પ્રક્રિયાની સમગ્ર દેશભરમાં પણ નોંધ લેવાઈ છે

પરંતુ રાજયની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે

ડી

આ પૈકી વિજ્ઞાનને વધુ પ્રોત્સાહિત કરવા માટે નવી બાબતો અંતર્ગત રૂા

વિધાનસભા ગૃહમાં માહિતી પ્રસારણ વિભાગની અંદાજપત્રીય જોગવાઈ પર યર્યા દરમિયાન પ્રત્યુત્તર આપતા મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું કે સમગ્ર વિશ્વ સહિત આપણો દેશ માહિતીના યુગમાંથી પસાર થઈ રહથો છે ત્યારે માહિતી પ્રસારણ વિભાગે માહિતીના તમામ ઉપલબ્ધ સ્ત્રોતોનો ઉપયોગ કરીને રાજ્ય સરકારની સફળતાઓની સાથોસાથ પ્રજાકિય આવશ્કથતાઓની પૂર્તિ સાથે સેતુ સાધી બન્ને વચ્ચે પરસ્પર સંકલનની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવી છે

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તકના નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો દ્વારા આ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું

બન્ને ટિમો વચ્ચે ચાર દિવસની સંઘર્ષ પૂર્ણ રમત બાદ આજે મેય ડ્રોમાં પરિણમી હતી